માટે દેશના લોકોએ ગભરાવાની જરૂર નથી

જેને હાલ સરકારની ગાઇડ લાઈન મુજબ ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે

સરકારે જણાવ્યું છે કે બ્રિટનમાં મળેલો કોરોના વાયરસનો નવો પ્રકાર હજી સુધી ભારતમાં જોવા મબ્યો નથી માટે દેશના લોકોએ ગભરાવાની જરૂર નથી આરોગ્ય બાબતો સંબંધી નીતી આયોગના સભ્ય ડો

કે પોલે કહ્યું કે બ્રિટનમાં કોરોના વાયરસના નવા પ્રકારના કારણે સંક્રમણ વધ્યું છે પરંતુ એનો રોગની ગંભીરતા તથા મૃત્યુદર પર પ્રભાવ પડ્યો નથી

પોલે કહ્યું કે આ સમય ગભરાવાનો નહી પરંતુ સાવચેત રહેવાનો છે તેમણે કહ્યું કે વિકસાવાઈ રહેલી કોરોના રસીની ક્ષમતા પર હજી સુધી વાયરસના નવા પ્રકારની કોઈ આડઅસર જોવા મળી નથી દરમિયાન બ્રિટનમાં કોરોના વાયરસનો નવો પ્રકાર સામે આવ્યા બાદ ભારતમાં બ્રિટનથી આવતા પ્રવાસીઓનું સઘન ચેકિંગ હાથ ધરાયું હતું

આ તમામ પ્રવાસીઓને કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન મુજબ હાલ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે

આ ઉપરાંત બ્રિટનથી આવ્યા બાદ એરપોર્ટ પર હાથ ધરાનાર આર ટી પી સી આર ટેસ્ટ નેગેટિવ આવે તો પણ પ્રવાસીએ હોસ્પિટલ તથા હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે

આ અગાઉ બે તબક્કામાં આશરે એક હજાર જેટલા લોકો ઉપર રસીનું પરીક્ષણ કરવામાં આવ્યું છે ભારત બોયોટેકે જણાવ્યું હતુ કે પ્રથમ તબક્કાના પરીક્ષણમાં આ રસીની માનવો ઉપર કોઈ ગંભીર અસર થતી નથી અને આ રસી કોરોના વાઈરસ સામે મજબૂત રક્ષણ આપવામાં સક્ષમ હોવાનું પુરવાર થયુ છે કો વેક્સિન સહિત ત્રણ રસીના ઈમરજન્સી ઉપયોગ માટે કેન્દ્રિય ઔષધ નિયામક દ્વારા મંજૂરીની રાહ જોવાઈ રહી છે

ગઇકાલે ગાંધીનગર ખાતે પોલીસ હાઉસીંગ બોર્ડર સિક્વ્રીટી સિવીલ ડિફેન્સ ગ્રામ રક્ષક દળ જેલ નશાબંધી આબકારી બિન નિવાસી ગુજરાતી પ્રભાગની સાંસદ ધારાસભ્ય પરામર્શ સમિતિની મળેલી બેઠકમાં મંત્રીશ્રી જાડેજાએ કહ્યું કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સંગીન બનાવવા સારૂ પોલીસ કર્મીઓનો વ્યાપ વધારવા અને પોલીસ સ્ટેશનોની સંખ્યામાં પણ વધારો કરવા માટે પણ અમારી સરકારે સઘન આયોજન કર્યું છે

પોલીસ કર્મીઓને આધુનિક ટેક્નોલોજીથી સુસજ્જ કરી તેના ઉપયોગ કરવા માટે તાલીમ સહિતની સુવિધાઓ પણ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે તેમણે વધુમાં ઉમેર્યું કે રાજ્યમાં કન્વિક્શન રેટ વધે તે માટે કન્વિક્શન ઇમ્પૂવમેન્ટ પ્રોજેક્ટની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે

નિવૃત્ત પોલીસ અધિકારીને પેરવી ઓફિસર તરીકે નિમવાની જોગવાઇ કરાઇ છે

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયા નિશંકે જણાવ્યું છે કે કોવિડ રોગચાળાના પગલે સઘન ચર્ચા વિચારણા કર્યા બાદ સરકારે ફેબ્રુઆરી સુધીમાં સીબીએસઇ બોર્ડની પરીક્ષા નહીં લેવાનો સરકારે નિર્ણય કર્યો છે પોખરિયાલે જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષાઓ ઓનલાઈન યોજી શકાય તેમ નથી કારણ કે તેના માટે વિદ્યાર્થીઓને મોટાપ્રમાણમાં લેબટોપની જરૂર પડશે તે ઉપરાંત સ્ટેબલ ઇન્ટરનેટ અને વીજળી પણ જરૂરી છે જે એક મોટો પડકાર છે તથા કોરોના મહામારીના કારણે શાળા કોલેજ પણ બંધ હોવાથી દરેક વિદ્યાર્થીને એક સમાન શિક્ષણ પણ મળતું નથી

તેમણે કહ્યું કે પરીક્ષા માટેની નવી તારીખો ટ્રંક સમયમાં જ જાહેર કરાશે માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા મિડીયા ફૅલોશીપ યોજના અંતર્ગત પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના ચાર વિદ્યાર્થીઓની ફેલો તરીકે પસંદગી કરાઈ છે

ફેલો તરીકે પસંદગી પામેલા ચાર વિદ્યાર્થીઓ પાટણ મહેસાણા બનાસકાંઠા તથા અરવલ્લી જિલ્લાની જિલ્લા માહિતી કચેરી ખાતે કામગીરીમાં જોડાશે ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા સુરત શહેરમાં પેરા સ્વિમર સ્પર્ધા યોજવામાં આવી

સરદાર પટેલ જુનિયર એવોર્ડ બ્લેઝર કેસ્ટ ટ્રોફી સાથેની રોકડ રકમ સુરત જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી રાધિકાબેન લાઠીયાના વરદ હસ્તે આપવામાં આવેલ છે હોમ સાયન્સ વિભાગ ચિલ્ડ્રન્સ યુનીવર્સીટી ગાંધીનગર ધ્વારા ગઇકાલે હેલ્ધી કુકીંગના વિષય પર ઓનલાઇન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રોજીંદા ખોરાક ધ્વારા રોગ પ્રતિકારક શકિત કેવી રીતે વધારવી ખોરાકમાં રહેલા પોષકતત્વો અંગેનફી જાણકારી તથા કુપોષિત નિવારવા અંગેની જરૂરી માહિતી આપવામાં આવી હતી

જિલ્લા શિક્ષણાધિકારી ડો

જે અતંર્ગત તેમના સ્વાગત માટે તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ શરૂ કરાઇ છે